તેમાંથી એક ટ્રસ્ટી દલિત સમ્રદાયનો રહેશે

ભાજપ પ્રદેશ જીતુ વાઘાણીએ પણ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિરના નિર્માણની જાહેરાતનું સ્વાગત કર્યું હતું અને કરોડો રામભક્તો અને ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અભાર માન્યો હતો વિરલ રાણા કોરોના જયંતિ રવિ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ સુશ્રી જયંતિ રવિએ ગઈકાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં હજૂ એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી આથી લોકોએ ગભરાવાની જરૂર નથી તેમણે જણાવ્યું કે દિલ્હથી એક કેન્રીલોય ટીમ ગુરજાત આવી હતી જે ટીમના સભ્યોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને આઈસોલેશન વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું આ ટીમ દ્વારા એરપોર્ટ ખાતે પણ વિશેષ તપાસ કરવામાં આવી હતી

અગ્રસચિવ જયંતિ રવિએ કોરોના વાયરસ બાબતે આરોગ્ય વિભાગે લીધેલા તમામ પગલાં વિશે જણાવ્યું હતું

ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માળખાગત સવલતો સહિત માનવબળને કોર્ટની કામગીરીમાં ઉપયોગી નિવડે એવા વિષયો માટે આસીસ્ટન્ટ પબલિક પ્રોસીક્યૂટર માટે તાલીમ વર્ગનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે ગાંધીનગરના નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજ્યમાં કાર્યરત આસિસ્ટન્ટ પબલિક પ્રોસીક્યુટરને તાલીમ માટેની પ્રથમ બેચના તાલીમ કાર્યક્રમનો ગઈકાલથી શુભારંભ થયો છે

તેમણે ઉમેર્યું હતું કે વીજ કોન્ટ્રાકટરો તેમના વીજ લાયસન્સ માટે તથા સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માંગતા નાગરીકો હવે ઓનલાઈન અરજી કરી શકશે

વિરલ રાણા પુસ્તકાલય નવીનીકરણ રાજ્યના યુવક સેવા રમતગમત અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ભુજની મહારાઓ વિજયરાજજી સાર્વજનિકુ પસ્તકાલયનું નવીનીકરણ કરવામાં આવશે જેને વિશિષ્ટ શહેરી ગ્રંથાલયનો દરજજો આપવામાં આવ્યો છે અને તેમાં આધુનિક ટેકનોલોજી નવા પુસ્તકો સહિત અઘતન સુવિધા વકિસાવાશે પુસ્તકાલયના મંત્રી નરેશ અંતાણીએ જણાવ્યું હતું કે રાજ્યના સાંસ્કૃતિક બાબતોના હેઠળના ગ્રંથાલય વિભાગ દ્વારા રાજ્યના સાત પુસ્તકાલયોને વિશિષ્ટ દરજ્જો આપી નવીનીકરણ માટે ખાસ વધારાના અનુશાસનની ફાળવણી કરવામાં આવી છે

દેશમાં આ પ્રકારના રોજગાર ચાલી રહ્યા છે અને કેટલા લોકો કયા વ્યવહાર સાથે જોડાયેલા છે દેશના આર્થિક તંત્રના વિકાસ તેમજ ભવિષ્યના લાંબા ગાળાના આયોજનમાં આર્થિક ગણતરી મદદરૂપ થાય છે